વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દેશભરમાં રેલીઓ અને રોડ શો યોજી રહ્યા છે

જેમાં નલીયા ખાતે ભૂપેન્દ્ર સિંહ ચ્રડાસમાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયો હતો તો નખત્રાણા ખાતે વિનોદભાઇ ચાવડાએ લોકસંપર્ક કર્યો હતો

બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરીના પ્રચાર માટે પણ કોંગ્રેસ દવારા પ્રચાર જોરશોરથી ચાલી રહયયો છે જેમાં આજે રાપર ખાતે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની સભા યોજાઇ હતી તો અંજાર ખાતે કોંગ્રેસના આગેવાનો દવારા રોડ શો યોજાયો હતો પશ્ચિમ કચ્છમાં નખત્રાણામાં મોટી વિરાણી ખાતે પ્રઘ્યુમન સિંહ જાડેજાએ ચૂંટણીસભા યોજી હતી

પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું

જી શ્રી ડી

યૂંટણી શાખા દ્વારા તાલીમ નિદર્શનમાં અપાયેલા મશીનો પરત લઇ તેને રિઝર્વ ઇવીએમ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી

આ ઉપરાંત સાડા ચાર લાખથી વધુ મતદારોની સ્લિપનું વિતરણ કરાયું હતું જે કામગીરી હાલ ચાલી રહી છે અને બાકીનું વિતરણ પણ એકાદ બે દિવસમાં પૂર્ણ કરાશે તેવી વિગતો પ્રાપ્ત થઇ હતી

જિલ્લામાં ભુજ શહેરની અોલ્ફેડ ફાઈસ્કૂલ ઈન્દિરાબાઈ ગર્લ્સ ફાઈસ્કૂલ વી ડી